પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

કરિયપ્પાએ સેનાના વડાનો કાર્યભાર સંભાળ્યો

તેઓ સ્વતંત્રતા પછી ભારતીય સેનાના પહેલાં કમાન્ડર એન્ડ ચીફ બન્યા હતા

જનરલ નરવણેએ તેમના સંદેશમાં કહ્યું છે કે ભારતીય સેનાએ હંમેશાં ખૂબ જટીલ બની રહેલાં અને બહ્આયામી રાષ્ટ્રીય સલામતીના પડકારો જીલીને સર્વોચ્ય સમર્પણ કાર્યક્ષમતા અને બહાદુરી પૂર્વક ઝીલ્યા છે

તેમને નવી નીતિઓ અને માજી સૈનિકો અને શહીદો તેમજ તેમના પરિવારજનોના કલ્યાણ સંબંધિત યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી

આ પહેલ અંતર્ગત ગોલ્ડન કતાર ડિવિઝન દ્વારા માજી સૈનિકો અને શહીદોના વારસો અને પરિવારજનોનો સંપર્ક કરવામાં આવે છે અને તેમની ફરિયાદોનું નિવારણ લાવવામાં આવે છે

ગઇકાલે ઉત્તરાયણ અને આજે વાસી ઉત્તરાયણ બે દિવસ આનંદ ઉલ્લાસભેર પતંગ પર્વ ઉજવાયો અને સાથે રવિ સોમ મંગળ અને બુધ ચાર દિવસના મીની વેકેશન ની પણ મજા માણી છે અગાસીમાં ધાબા પર પતંગરસિયાએ ગોગલ્સ ટોપી પહેરીને ડીજેના તાલે પતંગો ઉડાડી મોજ માણી હતી સાથે ઊંઘિયું પુરી જલેબી અને તલના લાડુ ચિક્કી એ મજો કરવી દીધો હતો ઉત્તરાયણના દિવસે નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી નર્મદામાં લાખો લોકો નર્મદા સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી નર્મદા જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં ઉતરાયણના પર્વે આદિવાસીઓમાં મામા દ્વારા ભાણેજને શેરડી દાનમાં આપવાનો અનોખો રિવાજ હોવાથી રાજપીપળા ખાતે ટનબંધી અને ટ્રક બંધ શેરડીઓનો ઢગલો નવો માલ બજારમાં ખડકાયો હતો

આ કેન્દ્રમાં લોકસાહિત્ય માટે ઝવેરચંદ મેઘાણી અને લોકકથા લોકગીતો ના કલાકારો માટે હેમુ ગઢવી એવોર્ડથી કલાકારો જાણતલ એવા શ્રેષ્ઠીઓને સન્માનવામાં આવે છે

રાજકોટમાં રૈયા રોડ પરના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે બપોરે યોજએલા કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઈ પંડ્યા અતિથિ વિશેષ તરીકે તેમજ રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારીયા અને જામનગર સાંસદ પૂનમબેન માડમ મુખ્ય મહેમાન પદ પર ઉપસ્થિત રહેશે ચિત્રકૂટ એવોર્ડ બોટાદ જિલ્લાના ઢીંક વાળી પ્રાથમિક શાળાના શિક્ષક દિગ્વિજયસિંહ ડાભીને મોરારિબાપુના હસ્તે ચિત્રફ્રટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે મૂળ ભાલ પ્રદેશના અને વરસો થી બોટાદમાં સ્થાથી થયેલા દિગ્વિજયસિંહ ડાભી દ્વારા કરવામાં આવેલ શિક્ષણ ક્ષેત્રના અનેક ઇનોવેશન થકી તેવો ને જિલ્લા ડાયટ ફેર સ્ટેટ લેવલ ઈનોવેશન ફેરમાં પ્રોજેક્ટ એવોર્ડ તેમજ પોરબંદરમાં કથાકાર રમેશભાઈ ઓઝા દ્વારા સાંદિપની ગુડુવંદના એવોર્ડ મળ્યો છે આજે તેઓને તલગાજરડા ખાતે પૂ મોરારિબાપુના વરદ હસ્તે ઉત્તમ શિક્ષક તરીકેની કામગીરીને ચિત્રકૂટ એવોર્ડ આપી સનમાનીત કરવામાં આવેલ છે

આ સાથે ફડકોર્ટ અંતર્ગત અવનવી વેરાયટીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે વિદ્યાર્થીઓમાં આકર્ષણ માટે રાજકોટની સરકારી તેમજ સેલ્ફ ફાઇનાન્સ સ્કુલના બાળકો માટે રોજ અલગ અલગ બાળકોને લગતી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં નેશનલ કક્ષાના સ્પીકર શ્રી વિવેક બિંદ્રા અને પદ્મશ્રી મનોજ જોષી એક્ટર સૌરાષ્ટ્રને મોટીવેશન આપવા ખાસ પધારી રહ્યા છે ઉદ્વાટન પ્રસંગે ખાસ આશીર્વચન પાઠવવા જાણીતા ભાગવદ્ કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ખાસ હજાર રહેશે

કાર્યક્રમમાં રાજકોટ તથા સૌરાષ્ટ્ર ના પુસ્તક અને સાહિત્ય પ્રેમીઓને ઉપસ્થિત રહેવા ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે હવામાન રાજ્યમાં છેલ્લા બે દિવસથી ફરીથી કડકડતી ઠંડી પડી રહી છે અને ઠંડીનો યમકારો ખૂબ જ વધી ગયો છે મકરસંક્રાંતિના પર્વ પછી પણ ઠંડી ઘટવાના બદલે ઠંડીનો યમકારો વધ્યો છે ઠંડીનો પારો નીચે ગગડીને નલિયામાં સૌથી ઓછું તાપમાન છ ડિગ્રી સેલ્સિયસ હતું

અને મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે અમદાવાદમાં તાપમાનનો પારો નવ ડિગ્રી હતો ઉપરાંત વહેલી સવારે ભેજનું પ્રમાણ વધી જતા ઝાકળ વર્ષા પણ થઈ હતી

જોકે પવનની તીવ્રતાના ઘટાડો થયેલો જોવા મબ્યો હતો

ગુજરાતના ખેલાડીઓએ ખૂબ જ રોમાંચક મેચમાં હરિયાણાને હરાવ્યું હતું જયારે કેરાલાએ પશ્ચિમ બંગાળને સીધી લડાઇ આપી છોકરીઓ માટેનું ટાઇટલ જીત્યું હતું

બાકીના પક્ષીઓને સારવાર દ્વારા બયાવી લેવાયા હતા

એફ

ઇજા પામેલા દસ પક્ષીઓના મોત નિપજ્યાં હતા

જ્યારે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ મહોત્સવનું સમાપન કરશે આ મહોત્સવમાં સુધાજી ચંદ્રન ભરતનાટ્યમ ગ્રેસી સીંગ ઓડિશી વિનિતા શ્રીનંદન કુચીપુડી બેલે અને મોહંતિ ઓડિશી નૃત્ય પ્રસ્તુત કરશે આ ઉપરાંત બીજા દિવસે પૂણેમાં અશોક ભરતનાટ્યમ વૈશાલી ત્રિવેદી કથક જયપ્રભા ખેતોન મોહિનીઅદૃમ અને દેવેન્દ્ર મુખી દ્રારા કથક લખનૌ ઘરાના રજૂ કરશે